પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

વિધાનસભા સંકુલમાં ચોથા માળે આવેલા હોલમાં જ્યા મતદાન અને મતગણતરી થવાના છે તેને સવારે સેનેટાઇઝર કરાશે બિલ્ડિંગના પ્રવેશદ્વારે તમામ ધારસભ્યોનું થર્મલ સ્કિનિંગ થશે તેમજ દરેકને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની યાર બેઠકો માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ નરહરી અમીન રમીલાબેન બારા અને કોંગ્રેસમાંથી શકિતસિંહ ગોહેલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી પત્રો ભરેલા છે રથયાત્રા ગુહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી શહેરની કોરોનાની સંપૂર્ણ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગઇકાલે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી અને શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવા જણાવાયું છે

અમરેલી જીલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે કોરોના પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇની છે

મોરબી જીલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ વાંકાનેરમાંથી નોંધાયો છે

નવસારી જીલ્લામાંથી પણ વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે બે કેસ પૈકી એક કેસ નવસારી શહેરમાંથી અને બીજો કેસ બીલીમોરા નજીક દેવસર ગામમાંથી નોંધાયો છે

જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી બે ના મૃત્યુ થયાં છે

આયાર્થ આર્થ બંધુજીએ જણાવ્યું કે દિવાળી સુધી લોકોને આ રીતે ઉકાળાનું વિતરણ કરવામાં આવશે

તે નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ફેસબૂક પેજ પરથી આધ્યાત્મિક ગુડુ શ્રી શ્રી રવિશંકરજીએ ગઇકાલે ઉદબોધન કર્યું હતું થોગ કઈ રીતે શરીર તથા મનને સકારાત્મક રીતે અસર કરે છે તથા યોગ એ માત્ર વ્યાયામ નથી પરંતુ નિત્ય નિરંતર જીવન શૈલી છે તે સમજાવતાં તેમણે કહયું કે યોગથી જીવનમાં યોગ્યતા યોગથી જ જીવનમાં આનંદ અને યોગથી જ પારિવારિક સંબંધોમાં સંવાદિતાનું પ્રસ્ક્રરણ થાય છે કોરોના મહામારીની લડત દરમ્યાન ગુજરાતની જનતાનો આત્મવિશ્વાસ અને જુસ્સો ટકાવી રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગ કરીશું કોરોનાને હરાવીશું શીર્ષક અંતર્ગત રાજ્યમાં યોગ સપ્તાહની ધોષણા કરી છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી જનતાને પણ પોતાની યોગ કરતી તસ્વીર મુકવા આમંત્રણ આપ્યું છે કચ્છ તીડ પૂર્વ કચ્છના ભયાઉ પંથકના રણકાંઠે આવેલા ખડીર વિસ્તારમાં તીડના ટોળાંને કાબૂમાં લેવા માટે જંતુનાશક દવાનો છંટકાવ મોટા પાયે હાથ ધરાયો છે ભુજ ખાતે કાર્યરત કેન્દ્ર સરકારની તીડ નિયંત્રણ કચેરીના નાયબ નિયામક અશોક બારૈયા જણાવે છે કે વિશ્વ ખાદ્ય સંસ્થા તરફ થી મળેલી ચેતવણી પ્રમાણે તીડનું એક મોટું ઝુંડ ઓમાનથી ભારત તરફ ઉડતું જોવાયું હોવાથી કચ્છ પંથકમાં સાવચેત રહેવાની જરૂર છે તેમને ઉમેર્યું હતું કે ખડીર વિસ્તારમાં દવાના છંટકાવમાંથી બયી ગયેલા તીડ જો પવનની દિશામાં આગળ વધે તો ખેડૂતોએ ગ્રામસેવક સુધી માહિતી પહોંચાડવા તીડ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું છે

જીલ્લાનું મુખ્ય વાવેતર મગફળી અને કપાસ છે આ ઉપરાંત બાજરી અને કઠોળ પાકોનું વાવેતર પણ થયું છે મહેસાણા ઓનલાઇન શિક્ષણ કોરોનાની મહામારીને લઇને રાજ્યની શાળાઓ હાલમાં ખુલે તેવા સંજોગો નહિં હોવાથી વિજાપુર તાલુકાની લાડોલ સી આર

તેનો ઉપયોગ કઇ રીતે કરવો તે પણ સમજાવવામાં પણ આવ્યું હતું